પ્રાદેશિક સમાચાર નિશા શ્રીમાળી વાંચે છે

અને પોલિસ માટે પણ કોરોના ટેસ્ટ અનિવાર્ય રાષ્ટ્રીય તપાસ સંસ્થા એન

દ્વારા ગોધરાના શખ્સની પાકિસ્તાન માટે જાસૂસી બદલ

સાંસદ અભય ભારદ્વાજની કોરોના સારવાર દરમ્યાન તબિયત બગડતાં અમદાવાદ

ગુજરાત મેરીટાઇમ બોર્ડ અને પદ્મનાભ મફતલાલ ગુપ સાથે મળીને આ પ્રોજેકટ કરશે વહાણવટા ઉદ્યોગમાં ભાવનગર ના ઘોઘા બંદરનું સ્થાન ખાસ્સું ઉન્નત બનાવતા આ પ્રોજેકટમાં પ્રથમ તબક્કામાં રૂ

વૈંકટરાવ વચ્ચે સમ જૂતી કરાર ઉપર ફસ્તાક્ષર થયા ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઊર્જા મંત્રી સૌરભભાઇ પટેલ ઉપસ્થિત હતા ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ

મુખ્યમંત્રી સહિત કોઈના પણ મુલાકાતીઓને પ્રવેશ નહીં આપવાનો કડક નિયમ બનાવાયો છે તો જે ધારાસભ્યના પી

અને ડ્રાયવર સહિત કોઈ સ્ટાફને વિધાનસભા પરિસરમાં પ્રવેશ આપવામાં આવશે નહિ પક્ષની બેઠક સમયે ધારાસભ્યોના રેપીડ એન્ટિજન ટેસ્ટ માટે આરોગ્ય વિભાગમાંથી ટીમો બોલાવી રીપોર્ટ કરાવવાના રહેશે પરંતુ જે ધારાસભ્યો પોતાના વિસ્તારમાંથી તાજેતરમાં રેપીડ એન્ટિજન ટેસ્ટ કરાવી પ્રમાણપત્ર સાથે આવશે તેઓના ટેસ્ટ કરવામાં નહી આવે વિધાનસભામાં ભોયતળીયે બંને બાજુના પ્રવેશ ધ્વારે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા થર્મલ ગનથી સ્કેનીંગ અને સેનીટાઈઝેશનની વ્યવસ્થા રાખવામાં આવશે વિધાનસભા ફરજ પરના પોલીસ સ્ટાફનો પણ રેપીડ એન્ટિજન ટેસ્ટ કરાવવામાં આવશે

આઈ એ દ્વારા ગોધરામાંથી એક પાકિસ્તાની જાસૂસની ધરપકડ કરવામાં આવી છે

આઈ જાસૂસી સંસ્થા માટે કામ કરતો હોવાનું મનાય છે આ શખ્સ વિશાખાપદૃનમ નેવલ સ્પાઈ રિંગ કેસનો પણ મુખ્ય આરોપી હોવાનો આરોપ છે

કેટલાક અધિકારીઓને પૈસા ટ્રાન્સફર કરવાનો પણ આરોપ છે આ બનાવમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે

રાજકોટ હવાઈ મથકે શિક્ષણ મંત્રી ભૂ પેન્સસિંહ યુડાસમાએ આ માહિતી આપતા કહ્યું હતું કે મુખ્યમંત્રી વિજય રૂપાણીની સૂચનાથી તેઓ વિમાનમારગે ડોક્ટર ટુકડી લઈ અભય ભાઈની સારવાર માટે આવ્યા છે ભાજપના પ્રદેશ પ્રમુખ સી

પાટિલે ટ઼વિટ વડે માહિતી આપી છે કે તેમનો કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવતા તેઓ સાજા થયા છે ભાજપના પ્રદેશ પ્રવકતા ભરત પંડ્યા કોરોનામાથી સાજા થયા બાદ હોસ્પિટલમાથી રજા લીધી છે અને તબિયત સુધારા માટે શુભે ચ્છા પાઠવનાર સૌનો આભાર માન્યો છે

તેમની સાથે અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ વિપુલ ગામીત પણ આ પ્રસ્થાનમાં જોડાયા હતાં

સ્પાઈરોમીટર નામના મશીન દ્વારા કસરત કરાવવાના કારણે શ્વાસોચ્છવાસની પ્રક્રિયા સુગમ બને છે અને ફેફસાંને ઓક્સિજન પૂરતી માત્રામાં મળી રહે છે મેડિસિન વિભાગના રેસિડેન્ટ ડો અજય પરમારે જણાવ્યું હતું કે કોરોના વાઇરસ શ્વસનમાં મુશ્કેલી ઊભી કરે છે પરિણામે વાયુની આપ લે કરવાની ક્ષમતા વાયુકોષોમાં રહેતી નથી જેને તબીબી ભાષામાં પલ્મોનરી ફાઈબ્રોસિસ થયું તેમ કહે છે અને આવા દર્દી માટે સ્પાઈરોમેટ્રીની કસરત સંજીવની સમાન સાબિત થાય છે રાજકોટ રેલ્વે સ્ટેશન ઉપર ઉતરતા પ્રવાસીનો કોરોના રેપિડ ટેસ્ટ કરવાની શરૂઆત થઈ છે આજે આજે પૂરી થી ઓખા જતી ગાડી આવી પહોચતા અહી ઉતરેલા પ્રવાસીઓ નો ટેસ્ટ કરતાં એક પ્રવાસી પોઝિટિવ મળી આવ્યો હતો અમદાવાદ રેલ્વે સ્ટેશન ઉપર પણ ટ્રેનના આગમન સમયે ટેસ્ટ કરવા માટે આરોગ્ય ટુકડી તૈનાત રખાય છે સુરત ખાતે શ્રમિક સ્પેશિયલ ટ્રેન દ્વારા પાછા આવી રહેલા મજૂરો ને માસ્ક અને સેનિટીઝર વડે સત્કાર કરવાની વ્યવસ્થા દક્ષિણ ગુજરાત ચેંબર્સ ઓફ કોમર્સ દ્વારા કરવા માં આવી છે રાજકોટ કલેક્ટર રેમયા મોહન કોરોના સંક્રમિત થયા હોવાથી ગૃહ એકાંતવાસમાં રહી કામકાજ સંભાળશે તેમ અમારા પ્રતિનિધિ જણાવે છે પંચમહાલ કલેક્ટર અમિત અરોરા ગઇકાલે સંક્રમિત થયા બાદ આજે તેમના પિતાજી નો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે

વડોદરા ખાતે આજે પ્રદેશ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભદ અને પ્રદેશ ઉપાધ્યક્ષ ભાર્ગવ ભદ્દ દ્વારા સયાજીગંજ વિધાનસભા વિસ્તારમાં સ્વચ્છતા કાર્ય કરવામાં આવ્યું હતું પ્રદેશ યુવા મોરયાના અધ્યક્ષ ડો ઋત્વિજભાઈ પટેલ દ્વારા આણંદ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ તેમજ પેટલાદ ખાતે કોરોના રેપિડ ટેસ્ટ સેન્ટરનું ઉદ્વાટન કરવામાં આવ્યું હતું મોડાસા નજીક મેઢાસણના નવાગામ મંદિર મુકામે જિલ્લા મહામંત્રી શામળભાઇ પટેલની આગેવાનીમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો

સુરત ખાતે વરાછા વિસ્તારમાં યશ્મા વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો વલસાડના ધરમપુરમાં ધારાસભ્ય અરવિંદ પટેલ અને કાર્ચકરો દ્વારા વૃક્ષારોપણ યોજાઇ ગયું જેમાં ઔષધિ વૃક્ષ અને છોડના રોપ વાવવામાં આવ્યા હતા કચ્છી બોલી માટે એપ કચ્છી બોલી શીખવે તેવી મોબાઈલ એપનો પ્રારંભ થતાં જ્યાં ફક્ત કચ્છી બોલાય છે તેવા અંતરિયાળ વિસ્તારના લોકો સાથે કામ કરવાનુ આસાન બન્યું છે

આ ઉજવણી દરમિયાન હિન્દી પોસ્ટર બનાવવા હિન્દી નિબંધ લેખન હિન્દી શ્રુતલેખન હિન્દી અભિવ્યક્તિ અને હિન્દી યર્યાસ્પર્ધા જેવી વિવિધ રસપ્રદ અને માહિતીપ્રદ સ્પર્ધાઓ નું આયોજન કરવામાં આવ્યું હતું ગઇકાલે હિન્દી પખવાડિયા દરમિયાન યોજવામાં આવેલી વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓનું કમાન્ડિંગ ઓફિસર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આંતર વિભાગીય સત્તાવાર ભાષા દ્રોફી પુરસ્કાર દર વર્ષે શ્રેષ્ઠ સત્તાવાર ભાષા અનુપાલન માટે એનાયત કરવામાં આવે છે જે આ વર્ષે અહીંના મેડિકલ વિભાગ ને એનાયત કરવામાં આવ્યો હતો